અમારા સંવાદદાતા આર સરવૈયા અને શીતલ વૈશ્વવ ઉમેરે છે કે આવતીકાલે યોજાનાર સાતમી અને અંતિમ તબ્બકાના મતદાન માં વારાણસી થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફીત પટણા સફીતથી કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેશી ઉમેદવાર સત્રુઝ્ન સિન્હા મેદાન માં છે શીતલ વૈશ્વવ રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા ગુજરાત માં ભગવાન બુદ્ધ વિફાર કરી ગયા ફોય એવા સ્થળો ને શોધીને તેને ટુરિસ્ટ સર્કીટ તરીકે વિકસવાની દરખાસ્ત કરી છે જેમાં દેવની મોરી ને મફત્વ નાં ગ્લોબલ બુદ્વિસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે અને તેને દેશ વિદેશમાં આવેલા બુદ્વિસ્ટ સ્થળો સાથે જોડવામાં આવશે દેવ મોરી એ અશ્વો નદી પર આવેલા વિશાળ બોદ્ધ સ્તૂપ અને ચેત્ત્યવિફાર ધરાવતું મફત્વ સ્થળ છે દેવ ની મોરી સાથે કરછમાં આવેલ કરછની સિયોત ગુફાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર ભરમાં આવેલ બુદ્ધની ગુફાઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવી ત્યાં રોડ રસ્તાલાઈટપાણી સીસીટીવી કેમેરા અને પ્રદર્શેન તથા ધ્યાન સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે

ત્યારે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કરી આ તમામ રાજ્યોને એડવાઇઝરી નોટ લખી પાણીનો કરકસર થી ઉપયોગ કરવા જણાવ્યું છે

અપૂરતા વરસાદ ને કારણે કરછના ખેડૂતો પશુ પાલકો ની કફોડી સ્થિતિ સર્જાતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ તેમની મદદે આવ્યા છે

જેથી સાણંદ ખાતે સ્થળાંતર થયેલા કરછના પશુ પાલકો ના સાત ફજાર પશુઓ ને તેનો લાભ મળશે

એવું દક્ષીણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું

શીતલ વૈશ્નવ કવા માન છેલ્લા કેટલાક દિવસોથી સરકયુલેશન ની અસર તળે પવનની ગતિ વધતા સાથે વાતાવરણ માં ભેજ નું પ્રમાણ ફોતા કરછની સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ગરમીમાં રાફત મળી છે

ફરી ગરમી વધવાની આગાફી ફવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે